ભારતે કહયું છે કે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજતી કરારમાંથી અલગ રહેવાનો નિર્ણય સંપુર્ણપણે રાષ્ટ્રહિતમાં જ લેવાયો છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે બી શ્રેણીના રાબ સિવાયના ઇથેનોલ બનાવવા માટે અલગથી પર્યાવરણીય મંજૂરી લેવાની જરૂર નહીં પડે પ્રધાનમંત્રીએ દેશના ઉત્તરી ભાગમાં પ્રદષણથી ઉદભવેલી સ્થિતિ અંગે ઉચ્યસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી વાવાઝોડા મહાની તીવ્રતા ઘટી ગુજરાતના દરિયાકાંઠે આવતીકાલે સવારે પ્રવેશે તેવી સંભાવના સાત્વિક સાંઇરાજ રાણકી રેડૃી અને ચિરાગ શેટ્ટીની જોડી ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોચી ગઇ છે

વાણિજય મંત્રી પીયુષ ગોયલે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડુતો તથા સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગોના હિતમાં આ ઐતિહાસીક નિર્ણય લીધો છે શ્રી ગોથલે કહ્યું કે ભારતે સંપુર્ણપણે દૃઢતાપુર્વક પોતાની મુખ્ય માંગણીઓ સભ્ય દેશો સમક્ષ રાખી હતી અને સ્પષ્ટ કર્યુ કે રાષ્ટ્રહિતથી મોટી કોઇ સમજુતી નહી કરી શકાય તેમણે કહ્યું કે સંતુલિત વ્યાપાર ખાધ્ય ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે વધુ સારૂ મુકત બજાર તથા યોગ્ય વ્યાપારી નિયમોથી ઘરેલ્ ઉદ્યોગોનું સંરક્ષણ એ ભારતની પ્રાથમિક માંગ છે શ્રી ગોયલે કહયું કે દેશના આર્થિક હિત અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સર્વોપરી છે તથા ખેડુતો ડેરી ક્ષેત્ર સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગ અને ઘરેલુ ઉદ્યોગોની ચિંતાઓનું સમાધાન કરવામાં આવશે તેમણે કહયું કે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારીમાં સાત વર્ષના લાંબા વિચાર વિમર્શ દરમ્યાન ભારત હંમેશા પોતાના વલણ પર સ્પષ્ટ છે અને તે પોતાના બજારને અન્ય દેશોની જેમ સામાન ખડકવાનું સ્થળ નહી બનવા દે વિપક્ષીએ કરેલી ટીકા બાબતે કહ્યું કે આ ભાગીદારી મંચ સાથે વિયાર વિમર્શની શરૂઆત તત્કાલીન યુપીએ સરકારે કરી હતી અને તે દરમ્યાન આવા નિર્ણય કરાયા હતા જે દેશને નુકસાનકર્તા સાબિત થયા

તેમણે કહયું કે અત્યારની સરકાર યુપીએ સરકારની ભુલો સુધારી રહી છે દેશની આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે તેમણે કહથું હતું કે ઉતાવળમાં કોઇ સમજુતી કરાર નહી કરવામાં આવે વાણીજય મંત્રીએ કહયું કે જાપાન દક્ષિણ કોરીયા અને આસિયાન દેશો સાથે મુકત વ્યાપાર સમજીતીની પણ સમીક્ષા થઇ રહી છે પ્રશ્નોના જવાબ આપતાં શ્રી ગોયલે કહયું કે ભારત અમેરીકા અને યુરોપીય સંઘ સાથે વ્યાપાર સમજુતી કરાર વધારવાનો પ્રયાસ કરે છે વિવિધ વ્યાપારી અને સહકારી સંસ્થાઓએ આરસીઇપી સમજુતી કરારમાંથી અલગ રહેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે

મહત્વપૂર્ણ નિર્ણયથી કિસાનો અને ખાંડ ઉદ્યોગને ફાયદો થશેપર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેનાથી પ્રદૂષણ પણ નહીં વધે

તેના સભ્ય દેશોમાં અફઘાનીસ્તાન બાંગ્લાદેશ ભુતાન ભારત માલ્દીવ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે

શ્રી જાવડેકર બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી હસન મહમુદ સાથે મુલાકાત કરશે તેઓ બંગબંધુ શેખ મુજીબ ઉર રહેમાનના સન્માનમાં બંગબંધુ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લેશે

ડુંગળી ભારત મોકલવા માટે અફઘાનિસ્તાન ઇજીત્પ તુર્કી અને ઇરાનના ભારતીય મિશનોને આગ્રહ કરવામાં આવશે ડુંગળીની કિંમતો અને ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે આયોજીત આંતર મંત્રાલય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવમાં આવ્યો બેઠકની અધ્યક્ષકતા ગ્રાહક બાબતોના સચિવ અવિનાશકુમાર શ્રીવાસ્તવે કરી બેઠકમાં કહેવાયું કે ડુંગળીનો પુરવઠો મુખ્યત્વે વરસાદ અને બે વાવાઝોડા આવવાને કારણે ખોરવાયો છે પરંતુ આગામી દિવસોમાં તો સુધરશે તેવી આશા છે

નાફેડને દિલ્હી સરકાર મધર ડેરી અને સફલને છુટક વેયાણ માટે વધુમાં વધુ ડુંગળી પૂરી પાડવાનો આદેશ અપાથો છે આંતર મંત્રાલયની બે ટ્રંકડીઓ ડુંગળી પુરવઠાની સમીક્ષા કરવા માટે અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સહિત વપરાશના ક્ષેત્રોના પુરવઠો વધારવા માટે કર્ણાટક અને રાજસ્થાન મોકલવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી તેમણે પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં દરીયાઇ વાવાઝોડાની સ્થિતિની પણ સમીક્ષા કરી ત્યારબાદ કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફવાના પ્રદુષણ પર નિયંત્રણના ઉપાયો પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી એવુ નીરીક્ષણ કરાયું છે કે પંજાબ અને હરીયાણામાં પાકનો કચરો બાળવાના કિસ્સા હજી પણ ચાલુ છે અને તે અંગે વધુ ધ્યાન આપવાની જરૂર છે બંને રાજયોને કહેવાયું છે કે તેઓ આ વિસ્તારમાં વધુ ટુકડીઓ મોકલે જેથી ખેત કચરાને બાળનારા વિરુધ્ધ ઉચિત કાર્યવાહી કરી શકાય રાજયોને કહેવાયું છે કે તેઓ ભવિષ્યમાં કોઇપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા તૈયાર રહે રાજધાની દિલ્ફીની સ્થિતિ પર પણ વિયાર કરવામાં આવ્યો દરમિયાન સર્વોચ્ય અદાલતે દિલ્ફી પંજાબ હરીયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને બોલાવ્યા છે અદાલતે કહ્યું છે કે દર વર્ષે લાંબા સમય માટે પ્રદુષણની સ્થિતિ ઉભી થાય છે સંબંધિત સરકારો અને નગરપાલિકાઓ પોતાની ફરજોનું બરાબર પાલન નથી કરી રહી રાષ્ટ્રીય ફરીત પ્રાધિકરણે સુચન કર્યુ છે કે અધિકારીઓની મદદ માટે ડ્રોન ઉપયોગમાં લેવાય જેથી એવા સ્થળોની માહિતી મેળવી શકાય જયાં ખેત કચરો બાળવામાં આવે છે જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ એસ

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વાવાઝોડાની ગુજરાત તરફ ખસવાની ઝડપ ઘણી ઘટી ગઈ છે અને તેને જમીન પર આવતા હજી થીડા કલાક લાગવાની સંભાવના છે દરમિયાન અમારા જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના પ્રતિનિધિઓએ થોડીવાર પહેલા જણાવ્યું કે વાવાઝોડા મહાની અસર હેઠળ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જોકે તોફાની પવન ક્યાંય જોવા મળી રહ્યો નથી કચ્છ જિલ્લા સિવાય બીજે ક્યાંય ગઇરાત્રે વરસાદ થયાના અહેવાલ પણ નથી કચ્છ જિલ્લામાં ગઇ સાંજે વીજળી પડવાથી એક યુવાનનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે

હવે પછીના રાઉન્ડમાં સાત્વિક અને ચિરાગની જોડીનો સામનો હિરોયુકી એડો અને યુતા વતાનબેની જાપાની જોડી સાથે થશે આ અગાઉ સાત્વિક અને અશ્વિની પોનપ્પાની જોડીએ મિકસ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો